ગુજરાતમાં બનેલી ખાદી તથા પોલીસ વસ્ત્રનું છૂટક વેચાણ સીધુ ગ્રાહકોને કરતી માન્ય સંસ્થા તથા મંડળીઓ તરફથી વળતરનો લાભ અપાશે

આ ઐવોર્ડમાં મેડેલ અને સ્મતિ ચિહ્ન હશે આ ઐવોર્ડમાં કોઈ નાણાકીય ગ્રાન્ટ કે રોકડ રકમ નહી હોય એક વર્ષમાં ત્રણ કરતા વધુ એવોર્ડ નહી અપાય ઉચ્ચ લાયકાત ધરાવતા કેસમાં તથા જવલ્લે જે આ એવોર્ડ મરણોપરાંતી અપાશે

જેમાં પ્રથમ વિભાગમાં જિલ્લા માં આવેલ હાઈસ્ક્રાલો કોલેજો આઇ ટી

ટી સી કોલેજો મેડિકલ કોલેજો જેવી ઉચ્યલ શૈક્ષણિક સંસ્થાાઓમાં ભ્યાસ કરતાં અને તા

આ સામાન્ય સભામાં સ્ટેમ્પ ડ્યુટી રોથલ્ટી સેસના મંજુર થયેલા વિકાસ કામોમા કરાયેલા ફેરફારને બહાલી આપવામાં આવી હતી ઉપરાંત રાષ્ટ્રીય નેતાઓ તેમજ જિલ્લા પંચાયત સભ્યના પિતાના નિધન બદલ શોક ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો આ સામાન્ય સભામાં વિપક્ષીનેતા વી કે હુંબલ તથા સદસ્યોએ વિવિધ મુદે વિરોધ દર્શાવી સતાપક્ષને ઘેરવાનો પ્રયત્ન કર્યો હતો આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી પ્રભવ જોષી ઉપપ્રમુખ નિયતીબેન પોકાર કારોબારી ચેરમેન હરીભાઈ હીરાભાઈ જાટિયા સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા આશુ તોષ અંતાણી રાજય હવા માન ગુજરાતમાં આગામી ત્રણ દિવસ દરમ્યાન વ્યાપક વરસાદ પડવાની આગાહી હવામાન ખાતાએ કરી છે સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ભાવનગરથી વેરાવળ વચ્ચેની પદ્દીમાં ભારે વરસાદ પડી શકે છે તો દક્ષિણ ગુજરાતમાં પણ ખુબ વરસાદ પડે તેવી સીસ્ટમ કાર્યરત થઈ છે હવામાન નિયામક જયંત સરકારે કહ્યુ છે કે નવરાત્રીના શરૂઆતના દિવસોમાં વરસાદ પડવાની વકી છે પરંતુ ત્રીજી ઓક્ટમ્બર પછી ચોમાસુ પુરૂ થવાના સંકેત મળવા શરૂ થઈ જશે

જિલ્લા કંન્દ્રોલ રૂમ પાસેથી મળતી વિગતો અનુસાર આજે સાંજે અંજારમાં ત્રણ મિલીમીટર વરસાદ થયો હતો જયારે અન્ય સ્થળોએ વરસાદ નોંધાયો નથી